નાણામંત્રી સુશ્રી નિર્મળા સીતારમણે આજે લોકસભામાં આર્થિક સર્વેક્ષણ રજુ કર્યું છે

તેમણે કહ્યું કેગાય જુલાઇથી સપ્ટેમ્બર દરમિયાન આર્થિક વૃદ્ધિ દર ઘટીને સાડા ચાર ટકા રહ્યો છે વેપારક્ષેત્રની ખાદ્ય તેમાં વધુ દર્શાવી છે

પટેલે જણાવ્યુ છે ચીનથી આવેલા તમામ માટે જિલ્લાના આરોગ્યતંત્ર દ્વારા કોરોના વાઇરસના પ્રતિકાર માટે આઈસોલેશન વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે અને સધન આરોગ્ય તપાસનો બંદોબસ્ત કરાયો છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે ચીન અભ્યાસ કરવા ગયેલા તમામ વડનગર સતલાસણ વિજાપુર વિસનગર બેચરાજી અને મેહસાણાના વતની છે ગુજરાતભરમાં પોષણ અભિયાન વેગ પકડી રહ્યું છે તમામ આંગણવાડીમાં બાળકીના પોષણ સ્તરની ચકાસણી અને ઉપાયની કામગીરી યાલુ છે જિલ્લા કક્ષાએ પોષણ અભિયાનનો પ્રારંભ કરાવવા માટે રૂપાણી સરકારના મંત્રીઓ તથા સચિવ કક્ષાના અધિકારી પહોચી રહ્યા છે નવસારી નાગણદેવી તાલુકામાં આંતલીયા અને ગડત ખાતે પોષણ અભિયાનનો પ્રારંભ આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજયમંત્રી કિશોર કાનાણીના ફસ્તે થયો હતો આંતલીયા ખાતે રૂ ક લાખના લોકફાળાથી બનેલા આંગણવાડી કેન્દ્રનું ઉદ્વાટન પણ શ્રી કાનાણએ કર્યું હતું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાડીનાર હર્ષદપુર અને ઉગમણાબારામાં યોજાયેલા પોષણ અભિયાન કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હાજર રહ્યા હતા અને બાળકો ને ફળ નો રસ પીવડાવી અન્ન પ્રાશન વિધિનો પ્રારંભ કરાવ્યો હતો અમરેલી પંથકના ભૂરખિયા ગામે પોષણ અભિયાનનો પ્રારંભ કરાવવા માટે પ્રભારી સચિવ સંદીપ કુમાર હાજર રહ્યા હતા અને આંગણવાડી કાર્યકરો સાથે વાતયીત કરી બાળકોના આરોગ્ય રક્ષણ અને શારીરિક વિકાસમાં તેમની કામગીરીના વખાણ કર્યા હતા જ્યારે મોટા આંકડિયા ગામે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગ આયોગના ચેરમેન હંસરાજ ગજેરા ઉપસ્થિત રહ્યા હતા પંચમહાલના આંગળિયા અને ગોલ્લાવ ગામે પોષણ અભિયાન ઉજવણીમાં પ્રભારી સચિવ મનોજ અગ્રવાલ હાજર રહ્યા હતા અને કુપોષણનું કલંક મિટાવી દેવાની મહેનત કરવા સૌને કહ્યું હતું જ્યારે જાંબુઘોડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એ

શાહે હાજર રહ્યા હતા અને દાતાઓ તરફથી મુખ્યમંત્રી સુપોષિત ગુજરાત નિધિ માટે મળેલા રૂા